સર્વોચ્ય અદાલત કર્ણાટકના કોંગ્રુપ્ત તથા જે ડી એસ

મુખ્ય ન્યાયમૂર્તિ રં ન ગામાઇના વડપણ હેઠળની બેંચાઆ મુદ્વાઉકેલ મળવવા લક્ષા યાત્રાય સંભવિત પગલાં અંગાવર્ચા કરી હતી ત દેશના દરેક િલ્લામાં પ કસ હેઠળ પડતર કેસાઓી વિગત આપવાના નિર્દેશ આપ્યા હતા સર્વોચ્ય અદાલત વિવિધ અદાલતાભા રજીસ્ટ્રાર પાસથી આવા કેસાની વિગત મળવવા તથા અદાલતન સૂચન આપવાન નિર્દેશ અદાલતમિત્ર વી

યુ

તમ્રણ કેન્દ્ર સરકાર વતી શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી

સાઇપ્રણીત તથા એચ